બિહારમાં શાસક પક્ષ એનડીએ સત્તા જાળવી રાખી છે

ધરાવતી વિધાનસભામાં એનડીએ સંપુર્ણ બહ્મતી મેળવી છે ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપે આઠેય બેઠકો ઉપર વિજય મેળવ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના મતદારોનો એનડીએને સમર્થન આપવા બદલ આભાર વ્યકત કર્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી કટક ખાતે

કોરોના રોગયાળાને કારણે લગભગ સાત મહિના બાદ હનરહાટનો આજથી આરંભ થશે દુબઇમાં રમાયેલી આઇપીએલ ફાયનલમાં ગઇકાલે મુંબઇ ઇન્ડિયન્સે દિલ્હીને પાંચ વિકેટે હરાવી આઇપીએલના ઇતિહાસમાં વિક્રમી પાંચમી વખત ચેમ્પિયન બન્યું

બસો તેતાલીસ બેઠકો ધરાવતી વિધાનસભામાં એનડીએ સંપુર્ણ બહ્મતી મેળવી છે

અન્યને આઠ બેઠકો મળી છે

પી આઇ અને સી પી

એલ ને બાર બેઠકો મળી છે

એમ ને પાંચ બેઠકો મળી છે જયારે એલ

પી બહજન સમાજ પક્ષ અને અપક્ષને એક એક બેઠક મળી છે વાલ્મીકી નગર લોકસભા બેઠક પર જનતા દળ યુનાઇટેડના સુનીલ કુમારે જીત મેળવી છે તેમણે કોંગ્રેસના પ્રવેશ કુમાર મિશ્રને હરાવ્યા છે ચુંટણી રાજય ઓડીશામાં બીજુ જનતા દળના ઉમેદવારોએ બાલાસોર સદન અને તિરતોલ બેઠક પર વિજય હાંસલ કર્યો છે નાગાલેન્ડ વિધાનસભાની બે બેઠકોની પેટા યુંટણીમાં નેશનલ ડેમોક્રેટીક પ્રોગ્રેસીવ પક્ષ અને એક અપક્ષ ઉમેદવારે વિજય હાંસલ કર્યો છે

ઝારખંડ વિધાનસભાની બે બેઠકોની પેટાયુંટણીના ઝારખંડ મુકિત મોરચાએ દુમકા બેઠક જયારે કોંગ્રેસે બેરચો બેઠક પર જીત હાંસલ કરી છે હરીયાણામાં બરોદા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ઇંદુ રાજે ભાજપના યોગેશ્વર દતને હાર આપી છે કર્ણાટકમાં ભાજપે આરઆર નગર અને સીરા બંને બેઠકો પર વિજય મેળવ્યો છે છત્તીસગઢના સતાધારી પક્ષ કોંગ્રેસે મરવાહી બેઠકપર જીત મેળવી છે મણીપુરમાં ભાજપે ચાર બેઠકો જીતી છે અન્ય એક બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજયી થયા છે તેલંગણામાં ભાજપના ઉમેદવાર એમ રધુનન્દન રાવ દુબ્બાક બેઠક પર જીત મેળવી છે ગુજરાત પેટા ચુંટણી ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપે આઠેય બેઠકો ઉપર વિજય મેળવ્યો છે ત્રીજી નવેમ્બરે રાજ્યની ખાલી પડેલી મોરબી લીંબડી ધારી કરજણ અબડાસા ગઢડા કપરાડા અને ડાંગ બેઠકો ઉપર ગત ત્રીજી નવેમ્બરે મતદાન થયું હતુ આજે સવારે આઠ વાગે મતગણતરી શરૂ થઇ હતી જેમાં સૌથી પહેલાં પોસ્ટલ મતોની મતગણતરી કરવામાં આવી હતી

તેના અધિકાર ક્ષેત્ર હેઠળ ઓડિશાનો મોટા ભાગનો વિસ્તાર આવે છે નવનિર્મિત કાર્યાલય અને રહેણાંક પરીસર એક પોઇન્ટ છ એકર વિસ્તારને આવરી લે છે

કેન્દ્રીય કાયદા મંત્રી પેટ્રોલીયમ મંત્રી ઓડીશાના મુખ્યમંત્રી મુખ્ય ન્યાયાધીશ ઓડીશા હાઇકોર્ટના ન્યાયાધીશ અને અન્ય મહાનુભાવો પણ હાજર રહેશે

વોકલ ફોર લોકલ જ્યાં માટી ધાતુ લાકડું જૂટમાંથી બનાવેલ દેશી ઉત્કૃષ્ઠ ઉત્પાદનો મુખ્ય આકર્ષણ રહેશે શ્રી નકવીએ જણાવ્યું કે શ્રી મોદીએ સ્થાનિક ઉત્પાદનો માટે વોકલ થવાની હિમાયત કરી છે જેથી ભારતીય દેશી ઉદ્યોગને જોરદાર વેગ મળ્યો છે

શ્રી નકવીએ કહ્યું કે હ્નર હાટમાં સામાજિક અંતર બને કોવિડની અન્ય માર્ગદર્શિકાનું કડક પાલન કરાશે આઇપીએલ દુબઇમાં રમાયેલી આઇપીએલ ફાયનલમાં ગઇકાલે મુંબઇ ઇન્ડિયન્સે દિલ્હીને પાંચ વિકેટે હરાવી આઇપીએલના ઇતિહાસમાં વિક્રમી પાંચમી વખત ચેમ્પિયન બન્યું

ટ્રેન્ટ બોલ્ટને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો